આરોગ્ય અને કુંટુબ કલ્યાણ વિભાગના સચિવ સંજીવ કુમારે આજે દિલ્ફીમાં પત્રકારોને જણાવ્યું હતુ કે નવા ત્રણ કેસો દિલ્હી જમ્મુ અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે કોરોના વાઇરસ મહેસાણા જીલ્લાના વડનગર ખાતે સરકારી સાયન્સ કોલેજના પાંચમા વાર્ષિકોત્સવની સાથે વિદ્યાર્થીઓનો વિદાય તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં કોરોના વાયરસ અંગેની માહિતી આપવામાં આવી હતી તેના લક્ષણો તેમજ તેમાં બયાવ કઇ રીતે થઇ શકે કેવી રીતે સાવચેતી રાખવી તેની પૂરી માહિતી વડનગરની કોલેજમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી લોકોમાં કોરોના વાઇરસની સાચી સમજણ આવે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો

રાજાઘિરાજ સ્વરૂપે પૂજાતા કૃષ્ણને હોળી ને રંગે રંગવા માટે મંગલા આરતી માટે મંદિર ના દ્વાર ખૂલે તે અગાઉ થી ભક્તો બહાર એકઠા થઈ ગયા હતા દ્વારકા અને ડાકોર તરફ જવા નીકળેલા પગપાળા સંઘ ગઈ મોડી રાત્રે પહોચવા લગતા બંને શહેરમાં ભક્તો નું ઘોડાપૂર ઊમટ્યું હોથ તેવા દ્રશ્યો સર્જાથા હતા ભક્તોને સમયસર અને સંતોષ કારક રીતે દર્શન કરવાનો લહાવો મળે તેવી વ્યવ્સ્થા ત્રણેય મંદિર ટ્રસ્ટ તરફ થી ગોઠવાઈ છે એક સમયે આટલી ભીડ એકઠી થઈ હોવાથી પોલિસ તંત્ર દ્વારા જન સલામતી તથા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ ના ફેલાવા સામે અગમચેતી ના પગલાં ભરાયા હતા આજે હોળી પર્વ હોવાથી સંધ્યાકાળે હોલિકા દહન થશે અને જળ કંકુ યોખા અને નાળિયેર વગેરે દ્રવ્ય અઝિને અર્પણ કરાશે પ્રાચીન શાસ્ત્ર પ્રમાણે ધર્મ ધજા સાથે પ્રગટેલી અસત્યની હોળીમાં ભકત પ્રહલાદ સ્વરૂપે સત્યનો વિજય થતાં આવતીકાલે ધૂળેટીનો તહેવાર રંગોત્સવ તરીકે ગુજરાતભરમાં ઉજવાશે છોટા ઉદેપુર હોળી છોટા ઉદેપુર જિલ્લામાં આજે હોળી પ્રગટાવ્યા બાદ ઘેરૈયા ઘેરૈયાનું સ્વરૂપ ધારણ કરશે વર્ષો જ્ઞની પરંપરા મુજબ હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના લોકો ઘેરૈયા બનવાની બાધા રાખી ઘેરૈથા નું સ્વરૂપ ધારણ કરશે કેટલાક પુરૂષો સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ઢોલ નગારા વાંસળી સહિત મંડળી બનાવી પાય દિવસ ગોટ માંગવામાં આવે છે પાંચ દિવસ ઘેરૈયાની ભૂમિકા ભજવી પયમાં દિવસે નદીએ સ્નાન કરી ઘેરૈયાનું સ્વરૂપ છોડી બાધામાંથી મુક્તિ મેળવવાની માન્યતા જિલ્લામાં જોવા મળે છે

ગૌકૃપા કૃષિ પદ્ધતિ ગૌ કૃપા કૃષિ પદ્વતિ દ્વારા સરળ સફળ ખેતી અંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં વઢવાણ સ્થિત આનંદ ભુવન ખાતે સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની દુનિયામાં મોટી માંગ છે દુનિયાની આ ઓર્ગેનીક માંગને પુરી કરવાની ક્ષમતા ભારતના ખેડુતોમાં છે જો ભારતના ખેડુતો રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો દુનિયાની ભૂખ ભાંગી જાય તેમ છે

ખેતી અને પશુપાલન ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ થકી ખેડુત અને પશુપાલક આજે સક્ષમ બન્યો છે

ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ જણાવ્યું કે ખેડૂતો માટે દુષ્કાળનું વર્ષ રહ્યું છે તેને ધ્યાનમાં લઇ દૂધના ભાવમાં વધારો કરાયો છે ખેડૂતોને પશુપાલનનો ધંધો હોય તેમાં વધારો મળી રહે તેમજ દૂધની આવક સારી છે

સુરત એરપોર્ટ મોરારજી દેસાઈ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સભાના સભ્ય શ્રી સુબ્રમણિયમ સ્વામીએ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મોરારજી દેસાઈનું નામ આપવા માંગણી કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં શ્રી સ્વામીએ આ માંગણી કરતા જણાવ્યું છે કે સુરત એરપોર્ટને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનું નામ અપાય તેવી દક્ષિણ ગુજરાતના લોકોની લાગણી છે હાલમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા સુરત આવેલા શ્રી સ્વામીએ પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમની આ માંગણી દોહરાવી હતી

રણજી ટ્રોફી ફાઇનલ આજથી રાજકોટમાં શરૂ થયેલી રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં બંગાળ સામે સૌરાષ્ટ્રે મજબૂત શરૂઆત કરી છે પોતાનું પ્રથમ રણજી ટાઇટલ જીતવામાં માટે ફેવરિટ ગણાતી સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

બંગાળ તરફથી શાહબાઝ અને આકાશદીપે એક એક વિકેટો ઝડપી છે લાંબા સમય પછી મજબૂત કર્ણાટકને ફરાવીને ફાઇનલમાં પ્રવેશેલી બંગાળની ટીમ પણ સૌરાષ્ટ્ર સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેમ મનાય છે સૌરાષ્ટ્રમાં ચેતેશ્વર પુજારા અને બંગાળમાં વૃદ્ધિમાન સહા ના આગમનથી બંને ટીમો વધુ મજબૂત બની છે